શ્રી પ્રકાશ જાવડેકરે પરર્યાવરણ વન અને જળ વાય્ર પરિવર્તન મંત્રાલયનો કાર્યભાર સંભાળયો

નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે કહ્યું કે પર્યાવરણની જાળવણી તથા તેની સાથે સંકળાયેલા મુદ્દાના ઉકેલને ટોચની પ્રાથમિકતા અપાશે નવ નિયુક્ત મહિલા બાળ વિકાસ મંત્રી દેબશ્રી ચૌધરીએ બાળકીઓની ગેરકાયદેસર હેરાફેરી મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારનો સહયોગ માંગ્યો

કેન્દ્ર સરકારે આ માટે દિલ્હી શીમલા મૈસુર રાંચી અને અમદાવાદને પસંદ કર્યા છે શ્રી નરેન્દ્રમોદી સતત બીજીવાર પ્રધાનમંત્રી બન્યા પછી સરકારનો આ પહેલો રાષ્ટ્રવ્યાપી જાહેર કાર્યક્રમ યોજાશે આ પાંચેય શહેરોની યાદી હાલ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવી છે

આ માટે જો દિલ્હીની પસંદગી થશે તો રાષ્ટ્રીય રાજધાની વિશ્વ યોગ દિવસની યજમાની બીજીવાર કરશે તેની તૈયારીરૂપે ગઇકાલથી મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થામાં યોગ મહોત્સવ શરૂ થયો છે આયુષમંત્રી શ્રીપદ યશો નાઇકે ગઇકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દૂનિયાના મોટાભાગના વિસ્તારોમાં યોગ જાગૃતિની સમૂહ ઝૂંબેશ બની ગયો છે યોગમાં વિશેષ રસ ધરાવતા લોકોના સમૂહને સંબોધતાં તેમણે ઉમેર્યું હતું કે જાહેર આરોગ્યની જાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ બની ગયેલા વિશ્વ યોગ દિવસે આ વર્ષે પહેલીવાર ભારતના યોગ નિષ્ણાંતો બ્રિટનની સાંસદો સમક્ષ યોગ મુદ્દાઓનું નિદર્શન કરશે

મુખ્યમંત્રીએ ફાળવેલી આ ખાસ ગ્રાન્ટ થલતેજ રેલવે ક્રોસિંગથી શાંતિપૂરા ચોકડી થઈ વણઝર ખાતે સાબરમતી નદીને જોડતી એક નવી વરસાદી પાણીની લાઇન નાંખવા માટેના કામમાં વપરાશે આ ઉપરાંત ગોતા ગોધાવી કેનાલ આધારિત પંપિંગ સ્ટેશન અને નેટવર્ક માટે તેમજ વેજલપુરમાં જ્યાં ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં મુખ્ય ગટર લાઇનને ઉંચી બનાવવા સહિત વરસાદી પાણી ઉલેચવા પમ્પીંગ સ્ટેશનના આધુનીકરણ અને સંલગ્ન નેટવર્ક તૈયાર કરવા માટેના કામોમાં ગ્રાન્ટ વપરાશે

એન

પી દ્વારા પ્રતિ વર્ષ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ ખાતે યોજાનારા સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત પર્યાવરણ તજજ્ઞો ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન વિભાગની બેઠકમાં જણાવ્યું કે ગુજરાતમાં હરીયાળી ગ્રીનકવર વધારવા સરકાર જરૂરી તમામ પગલા ભરશે

મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં સુચવ્યું હતું કે વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના છોડ રોપા વિતરણ તેમજ વાવેતરનું જિલ્લા તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી માઇક્રોપ્લાર્નીંગ વન વિભાગ કરે

આ સાંસ્કૃતિક વન પણ પ્રવાસન પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ ફૂલ છોડ ઝાડના વાવેતર જતનની કાળજી અંગે પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ વન વિભાગને સૂચનો કર્યા હતા

કેન્દ્રીય મંત્રીમંડળમાં ગૃહમંત્રીની જવાબદારી સંભાળનાર શ્રી અમિત શાહને અભિનંદન આપતા શ્રી વાઘાણી એ કહ્યું કે તેમની કુનેહ અને અનુભવ દેશના વિકાસ માટે ઉપયોગી બની રહેશે અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે સૌની સુરક્ષા પણ સુદેઢ બનશે

તેમણે વધુમાં જણાવ્યું છે કે ચૂંટણીમાં આપેલ વચન મુજબ કેન્દ્ર સરકારે નાના તથા સિમાંત ખેડૂતો માટેની પેન્શન યોજનાને પણ મંજૂરી આપી દીધી છે

તેમ અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટરે જણાવ્યું છે

આ પ્રદર્શનનો મુખ્ય ઉદેશ્ય ભારતના કલાકારોને પ્રોત્સાહિત કરવાનો છે

આ પ્રદર્શનમાં યુ પી મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ દિલ્હી મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી ધ્રાંગધ્રા ઉના વગેરેના કલાકારોએ પોતાની ક્રતિ પ્રદર્શીત કરી છે

આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાએ વિશ્વસનિયતા સાથે સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ આ પ્રસંગે મુખ્યમંત્રીએ પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારો અને વ્યક્તિ વિશેષોને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે ગ્રામીણ આજીવીકા મિશન યોજના હેઠળ ચાલતી સ્વસહાય જૂથની બહેનો વિવિધ વસ્તુઓ બનાવી વેચાણ કરી આવક ઊભી કરી છે આ બહેનો વધુ ઉત્પાદન કરી વધુ આવક મેળવી તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના વિવિધ મિશન મંગલમ જૂથની મુલાકાત લઈ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે

તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી તેમજ તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અનએ પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં હવામાં ભેજના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે

તેની સાથે પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધુ રહેવાથી બપોરના ચાર પાંચ કલાક સખત લૂ વાવાની પણ શક્યતા છે

તેથી દિવસ દરમ્યાન બહાર નીકળનારા લોકોને માથુ અને આખું શરીર ઢંકાય તેવાં ખુલ્લાં સુતરાઉ કપડાં પહેરીને અને ખૂબ પાણી પીને જ બહાર નીકળવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે